ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠે આ અંગે કરાયેલી એક અરજીપરની સુનાવણી દરમ્યાન આ ચુકાદો આપ્યો હતો બંધારણીય પીઠે ચુકાદાના અમલીકરણ માટે એક માર્ગદર્શિકા જારી કરી છે અદાલતે જણાવ્યું છે કે જયા સુધી આ અંગે નવો કાયદો નહી આવે ત્યાં સુધી અદાલતે આપેલી માર્ગદર્શિકા અમલમાં રહેશે

ની પૂરાંત દર્શાવી હતી જિલ્લા પંચાયત ની મુખ્યત્વે જમીન મહેસુલ રોયલ્ટી તેમજ સ્ટેમ્પ ડયુટીની વૈધાનિક છે તે આવકની મર્યાદામાં ખર્ચ કરવા માટેનો બજટમાં જોગવાહી કરાતી હતી

ના ખર્ચની જોગવાહી કરવામાં આવી છે

આ કોન્ફરન્સમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રણકાંધીએ આગામી અઠવાડિયા દરમ્યાન કોમી એકતાના પ્રતીક એવા હાજીપીર બાબાના સ્થાનકે મેળો ભરાવાનો છે ત્યારે આજે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સરહદી વિસ્તારમાં આવેલા આ ગામે જિલ્લા પોલીસ અધીક્ષક એમ

ભરાડાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ ગોઠવાઇ હતી જેમાં તેમણે કાયદો અને વ્યવસ્થા વિશેની સમીક્ષા કરતાં સરહદી વિસ્તારમાં કરવાની થતી કાર્યવાહી અને લોકોની જાગૃતિ બાબતે સમજણ આપતાં અધિકારીઓને સૂચનો કર્યાં હતાં તો હજારો ભાવિકોની હાજરી વચ્ચે યોજાનારા મેળાના અનુસંધાને જરૂરી વ્યવસ્થા તથા પેટ્રોલિંગ અને બંદોબસ્ત વિશે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું

આ ઉપરાંત બિનજરૂરી અને આડેધડ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાના વપરાશના કારણે પર્યાવરણ તથા ઉત્પન્ન પેદાશોમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યુ છે ત્યારે સેન્દ્રીય ખેતી પદ્ધતિ અપનાવવાનો જરૂરીયાત પર ભાર મુકાયો હતો

અત્રે જણાવીએ કે ફી લેનારી શાળાઓ સામે નિયમોનુસાર કાર્યવાહી થશ

ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ બિરાદશે પદયાત્રમાં જોડાશે આવા પદયાત્રીકો માટે ઠેરઠેર સવા કમ્પોનું આયોજન કરાયું છે

જેમા પદયાત્રીકો માટે ચા નાસ્તો ભોજન ઠડાપીણા અને મેડીકલ મહિતની સવિધાઓ ઉપલબ્ધ બનાવાશે